અમદાવાદ શહેરની અમરાઇવાડી બેઠક ઊપર ભાજપ ઊમેદવાર જગદીશ પટેલનો વિજય થયો છે

લુણાવાડા બેઠક ઊપર ભાજપના ઊમેદવાર જીજ્ઞેશ સેવકનો વિજય થયો છે તેમણે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને હાર આપી છે

થરાદ બેઠકની પેટા યૂંટણીમાં કોગ્રેસના ઊમેદવાર ગુલાબસિંહ રાજપુતે વિજય હાંસલ કર્યો છેતેમણે ભાજપના જીવરાજભાઇ પટેલને હાર આપી છે રાધનપુર બેઠક ઊપર ભાજપ ઊમેદવાર અલ્પેશ ઠાકોરનો પરાજ્ય થયો છે

અગાઉ અલ્પેશ ઠાકોર કોગ્રેસની ટિકીટ ઊપર રાધનપુરના ધારાસભ્ય બનેલા પરંતુ ત્યારબાદ ભાજપમાં જોડાવા માટે ગૃહમાંથી રાજીનામુ આપતા આ પેટાચૂંટણી આવી પડી અને તેમાં અલ્પેશ ઠાકોર હાર્યા છે અને બેઠક કોગ્રેસ પાસે યથાવત રહી છે તેવી જ રીતે ધવલસિંહ ઝાલાએ બાયડ બેઠક ઊપર પરાજ્ય વેઠવો પડ્યો છે કોગ્રેસના જશુભાઇ પટેલે તેમને પરાજય આપ્યો છે કોગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધવલસિંહ પેટાચૂંટણીમાં હારતા બાયડ બેઠક કોગ્રેસ પાસે રઠી છે

હવે ઇ ધરા કેન્દ્ર ખાતે વારસાઇ ફેરફાર નોંધની ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા દાખલ કરી છે જેથી તમામ ખેડૂત ખાતેદારોને આ કાર્યપધ્ધતિ અનુસરવા મહેસુલી તંત્રએ અપીલ કરી છે જમીન ફાળવણી રાજકોટ કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ કાર્યક્રમમાં કલેકટરશ્રી રેમ્યા મોહન્દ્વારા વીર શહીદ જયરાજસિંહ જાડેજાનાં ધર્મપત્નીસ ધર્મિષ્ઠા બાને ખેતીના હેતુ માટે જમીન ફાળવણીના ઠુકમ અર્પણ કરાયા મહેસુલ વિભાગની જોગવાઇ મુજબ સૈનિક લડાઇની કાર્યવાહી દરમિયાન મૃત્યુઠ પામે તો તેના વારસદારને જમીન આપવાની જોગવાઇ છે જે મુજબ પડધરી તાલુકાના બોડીધોડી ગામે સરકારી ખરાબાની પડતર અને ખુલ્લીપ જમીન શહિદ સૈનિશ્વા પત્નીને જમીન ફાળવી આપી

ના નજીકના અંતરે બોડીધોડી જ ખેતીના હેતુ માટે જમીન ફાળવી કલેકટરે પતિને શ્રધ્ધાં જલિ અર્પણ કરી છે બાળકોને કાયમ પ્રેરણા મળતી રહે અને શહીદ વીરની થાદ જળવાઇ રહે તે માટે વયલીઘોડી ગામની પ્રાથમિક શાળાનું નામ પણ બદલીને શહીદ વીર જયરાજસિંહ જાડેજા નામાકરણ કરાયુ છે

તેઓ સવારે નવ વાગે રાજ્યપાલશ્રીને રાજભવન ખાતે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે તેઓ સવારે સાડા દસથી સાડા અગિયાર કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ શાફીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરશે તે પૂર્વે મુખ્યમંત્રીશ્રી પોણા દસ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે મુખ્યમંત્રીશ્રી બપોરે પોણા બાર કલાકે શાફીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાનાછે

ભાવનગર સ્વચ્છ સ્ટેશન ભાવનગરજૂનાગઢબોટાદવેરાવળ અને પોરબંદર રેલ્વે સ્ટેશનોને સ્વચ્છતા તેમજ પર્યાવરણ અનુકૂળ સ્ટેશનો તરીકેના પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે

રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એ આજે સાસણ ગીર જંગલમાં સિંહ સહિતની વન્ય સૃષ્ટિ નિહાળી ને પ્રસન્નતા અનુભવી હતી ગીરના પ્રાકૃતિક વાતાવરણમાં જળસંચય પર્યાવરણ અને સ્વચ્છતા અંગેની માહિતી મેળવી રાજ્યપાલે સિંહની સારવાર માટે ની અદ્યતન લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સિંહ રક્ષણ અને સંવર્ધન અંગે પણ વિગતો મેળવી હતી

ટી વસાવડા તેમજ નાયબ વન સૌરાક્ષક ધીરજ મિત્તલે સિંહ દીપડા જેવા પ્રાણીઓના રેસ્કયુ રેડીઓ કોલર થી રખાતી જાણકારી વિગેરે માહિતી આપી ફટાકડા આગામી દિવાળીના તહેવારો દરમિયાન સુપ્રિમ કોર્ટના ફકમ મુજબ રાત્રીના આઠ કલાક થી દસ વાગ્યા સિવાયના સમયમાં ફટાકડા ફોડી શકાશે નહીં નાગરિકો આ નિયમનું યુસ્તપાલન કરે તે આવશ્યક છે એમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે થાદીમાં વધુમાં જણાવ્યાનુસાર સુપ્રિમ કોર્ટના યુકાદા મુજબ દિવાળી કે અન્ય તહેવારો પ્રસંગો દરમિયાન ફટાકડા દ્વારા હવા અને અવાજનું પ્રદૂષણ અટકાવવા તથા તેના નિયમન અને નિયંત્રણનો આદેશ કરાચેલ છે